આ વિધેયકને ફવે ફરીથી મંજુર કરાવવા લોકસભામાં મોકલવામાં આવશે

રાજ્યસભામાં આ વિધેયક પરની યર્ચાનો જવાબ આપતા આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું હતું કે આ વિધેથકની જાગવાઈઓના કારણે દેશના તબીબી શિક્ષણમાં મોટા સુધારા થશે

કે પોલે જણાવ્યું હતું કે સરકાર રાષ્ટ્રીય તબીબી પંચને માત્ર સલાહ આપશે

રાજ્યસભાએ આ અગાઉ જ આ વિઘેયકોને બહાલી આપી હતી બાળકોને જાતીય સતામણીથી સંરક્ષણ આપતા વિઘેયકમાં બાળકો સાથે જાતીય ગુના કરનારને અપાતી સજા વધારીને કસૂરવારને ફાંસીની સજા આપવાની જાગવાઈ કરાઈ છે એવી જ રીતે બાળકોનો અશ્લિલ ફિલ્મોમાં ઉપયોગ કરનાર ગુનેગારને પાંચ વર્ષ જેલ અને દંડની જાગવાઈ કરવામાં આવી છે લવાદ સુધારા વિધેયકમાં વિવાદોનું યોક્કસ સમથમર્યાદામાં નિરાકરણ લાવવાની જાગવાઈ છે એવી જ રીતે મધ્યસ્થી લવાદ કે સુમેળ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા ભારતીય લવાદ પરિષદની રચના કરવાની દરખાસ્ત છે લોકસભાએ આઇ બી સી

રાજ્યસભાએ આ વિધેયકને અગાઉ મંજુરી આપી હતી આ વિધેયકમાં અધિકૃત શેર ધારકોના પ્રતિનિધિઓની ફરજા અને અધિકારો અને કોર્પોરેટ રીસ્ટ્રકચર સ્કીમ અંગે સ્પષ્ટતાની જાગવાઇ છે

વિદેશમંત્રી એસ જથશંકરે થાઈલેન્ડમાં અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પીયો સાથે યર્ચા કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું શ્રી જયશંકર આસીયાન ભારત મંત્રી સ્તરની બેઠક સહિત એકથી વધુ બેઠકોમાં હાજરી આપવા થાઈલેન્ડના બેંગકોક શહેરમાં ગયા છે પૂર્વ એશિયા દેશોના વિદેશમંત્રીઓને શિખર પરિષદની સાથે સાથે શ્રી એસ જથશંકરે અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પીયો સાથે યર્યા વિચારણા કરી હતી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે વિવાદાસ્પદ વિધાન કર્યા પછી બંને દેશોના ટોચના અધિકારીઓની આ પ્રથમ બેઠક હતી

લખનૌ જિલ્લા ન્યાયાધીશ કૌશલ રાજ શર્માએ રપ લાખ રૂપિયાનો ચેક પીડિતાની માતાને લખનૌમાં સુપરત કર્યો હતો સર્વોચ્ય અદાલતે ઉન્નાવ દુષ્કર્મ ઘટનાને લગતા બધા જ પાંચ કેસો દિલ્હીની અદાલતમાં ખસેડવાનો આદેશ આપ્યો છે

દરમિથાન દુષ્ઠર્મ કેસની પીડિત યુવતીના કાકા દ્વારા તેમને રાયબરેલીની જેલમાંથી આભાર નિહારીકા રવિયા દિલ્હીની કોઈપણ જેલમાં ખસેડવાની વિનંતી કરતી અરજીની સુનાવણી સર્વોચ્ય અદાલતમાં આજે હાથ ધરાશે

ત્રણ સભ્યોની બનેલી મધ્યસ્થી સમિતિએ અયોધ્યા જમીન વિવાદ કેસના સંદર્ભે પોતાનો અહેવાલ સિલબંધ કવરમાં સર્વોચ્ય અદાલતમાં રજુ કર્યો હતો મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેંચ આ કેસની સુનાવણી હાથ ધરશે

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ ન્યાયાધીશ એસ

બોબડે ન્યાયાધીશ ડી

ચંદ્રયૂડ ન્યાયાધીશ અશોક ભૂષણ અને ન્યાયાધીશ એસ એ નઝીરની બનેલી બંધારણીય બેંચ આજે હાથ ધરાનારી સુનાવણીમાં આ કેસમાં વધુ સુનાવણી જરૂરી છે કે નહીં તે જાશે સર્વોચ્ય અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ એફ

તેમણે ચીન સામે આક્ષેપ કર્યો હતો કે ચીને અમેરિકાના કૃષિ ઉત્પાદનોનું ખરીદી કરવાનું વયન પાળ્યું નથી તથા વેપાર ક્ષેત્રે સમજૂતી સાધવા બાબતે ચીન ગંભીર નથી

અમેરિકાના વેપાર ક્ષેત્રના પ્રતિનિધિ રોબર્ટ લાઈથીઝર ચીનના શાંધાઈ ખાતે બે દિવસ સુધી ચર્ચા વિચારણા કર્યા બાદ પાછા ફર્યા પછી આ જાહેરાત કરવામાં આવી છે

સાંઈપ્રણિત અને જાપાનના કાન્તા સુનેયામા વચ્ચે મુકાબલો થશે સાંઈપ્રણિતે શુભાંકર ડેને પરાજય આપીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો ફતો સિંગલ્સની સ્પર્ધામાં સાંઈપ્રણિત ભારતનો એક માત્ર ખેલાડી છે અગાઉ કિદામ્બી શ્રીકાંત પી

એસ પ્રણોથ અને સાઈના નહેવાલનો પરાજય થતાં તેઓ સ્પર્ધામાંથી બહાર થયા છે

સલામતી દળોએ પંદુસાન ગામને ઘેરી લઈને આતંકવાદીઓની શોધખોળ શરૂ કરતા અથડામણ સર્જાઈ હતી આ વિસ્તારમાં બે આતંકવાદીઓ ઘેરાયા હોવાની આશંકા છે

કોનાર્કી વિમાનમથકે ગઈકાલે પહોંચેલા રાષ્ટ્રપતિનું ગીનીના રાષ્ટ્રપ્રમુખ અલ્ફા કોન્ડે તથા ગીની ખાતેના ભારતીય રાજદૂતાવાસનાં અધિકારીઓએ ઉમળકાથી સ્વાગત કર્યું હતું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગીનીના રાષ્ટ્રપ્રમુખ સાથે આજે પ્રતિનિધિ સ્તરની વાતયીત કરશે આ વાતચીત બાદ ભારત અને ગીની વચ્ચે જુદાજુદા ક્ષેત્રની વિવિધ સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર થવાની સંભાવના છે ગીનીના રાષ્ટ્રપતિ અલ્ફા કોંડે રાષ્ટ્રપતિને ગીનીનો સર્વોચ્ય પુરસ્કાર નેશનલ ઓર્ડર ઓફ મેરીટ અર્પણ કરશે આવતીકાલે રાષ્ટ્રપતિ ક્રોવિંદ ગીનીમાં રહેતા ભારતીય લોકો સાથે વાતચીત કરશે અમારા સંવાદદાતા જણાવે છે કે ભારતના રાષ્ટ્રપતિ પ્રથમવાર ગીનીની મુલાકાતે ગથા છે

ગયા વર્ષે પૂરે પૂરો યહેરો હેલમેટ કે સ્કી માસ્ક વડે ઢાકવામાં આવતો હતો

ડચ આંતરીક મંત્રાલયે ગઇકાલે બહાર પાડેલા એક નિવેદનમાં કહ્યું કે હવેથી શૈક્ષણિ સંકુલો સાર્વજનિક સંસ્થાઓ અને ઇમારતો હોસ્પીટલો અને સાર્વજનીક વાહનવ્યવહારમાં યહેરો કપડાથી ઢાકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સલામતિ અધિકારીઓને હવે મોં પર ઢાકેલો ચહેરો બતાવવો પડશે